કમલનાથ સરકાર માટે ટકવુ મુશ્કેલ બન્યું

કોંગ્રેસ કે છે તેણે સિંધીયાને પક્ષમાંથી બરતરફ કર્યા છે

પરંતુ દેશની સેવા કરવી અશક્ય છે આ દરમિયાન કોંગ્રેસે પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ શ્રી સિંધિયાને પક્ષમાંથી કાઢી મૂકયાની જાહેરાત કરી છે આ અગાઉ શ્રી સિંધિયાએ નવી દીલ્ફીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહની સાથે બેઠક કરી હતી મધ્યપ્રદેશમાં શ્રી સિંધિયાના રાજીનામાથી કમલનાથ સરકાર સામે સંકટ ઉભું થથું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નઙા અને ગૃહમંત્રી અમિત શાફ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

તેમાં સૌથી વધુ સાત બેઠકો મહારાષ્ટ્રમાં ખાલી પડી છે જ્યારે છ તમિલનાડુમાં પાંચ પાંચ બેઠકો બિહાર અને પશ્ચિમ બંગાળમાં અને ગુજરાત ઓડિશા તથા આંધ્રપ્રદેશમાં ચાર ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે

તેથી જરૂરી ન હોથ તો વિદેશ પ્રવાસ ટાળવો જોઇએ

ઇટલીમાં ભારતીય દ્રતાવાસે ભારતની ફલાઇટસવાળા ભારતીય વિદ્યાર્થીઓને પણ કહ્યું છે કે તેઓ ફોર્મ ભરીને તેમની વિગતો જમા કરે

નવા દર્દી બેગ્લુરુમાં અને પૂણેમાં મળી આવ્યા છે આરોગ્ય અને ક્રુટુંબ કલ્યાણ મંત્રાલયના વિશેષ સચિવ સંજીવકુમારે ગઇકાલે નવી દિલ્ફીમાં પ્રસાર માધ્યમને આ માહિતી આપી

તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગઇકાલે કેરળ રાજસ્થાન તમિલનાડુ અને પંજાબના આરોગ્યમંત્રીઓ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય અધિકારીઓ સાથે વાત કરીને પરિસ્થિતિની જપ્ત માહિતી મેળવી હતી આરોગ્ય સચિવે વધુમાં જણાવ્યું હતું કે ફાન્સ જર્મની અને સ્પેનના નાગરિકોના પણ વર્તમાન ઇ વિઝા તત્કાળ અસરથી રદ કરાયા છે

જો કે આ તમામ આઠ મુકકાબાજોએ ઓલમ્પિક માટેનું પોતાનું સ્થાન નકકી કરી લીધુ છે સેમી ફાઇનલ જીતીને ફાયનલમાં પહોયેલા ક્રિશન અને સીમરન જીત કૌરે તેમનો ઓછામાં ઓછો રજત ચંદ્રક પાકો કરી લીધો છે ફવે ફાયનલમાં ક્રિશનનો મુકાબલો જોર્ડનના ઇશા હ્સેન અને સીમરનજીત કૌરનો મુકાબલો બે વખતના એશિયન ચેમ્પીયન દક્ષિણ કોરીયાના ઓફો યેઓન જી સાથે આજે થશે